પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સામેના પડકારો તેમજ માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બહ્સ્તરીય સુધારાની તર ફેણ કરી છે

સંસદે સુરત સહિત પાંચ સ્થળોની ભારતીય માહિતી ટેકનોલોજી

ઇટાલીયન ઓપન ટેનિસ સ્પર્ધામાં નોવાક યોકોવીયે પુરૂષોના સીંગલ્સનો જયારે સીમોના હાલેપે મહિલાઓના સીંગલ્સનો ખીતાબ જીત્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સર્વગ્રાહી સુધારા વિના સંયુક્ત રાષ્ટ્ર સંઘ સામે વિશ્વાસની સમસ્યા ઊભી થઈ શકે છે તેમણે કહ્યું કે વર્તમાન વિશ્વમાં ઊભા થયેલા પડકારો તેમજ માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિશ્વ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બહ્સ્તરીય સુધારા ઇચ્છે છે

તેમણે કહ્યું કે આબોહવામાં પરિવર્તન સમાનતા ઊભી કરવા તેમજ સંઘર્ષ ઘટાડવા સમગ્ર વિશ્વ સમુદાયે સહિયારો કરવો પડશે

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક શિક્ષણ રાજ્યમંત્રી સંજય ઘોત્રે અને અન્ય મહાનુભાવો આજે યોજનાર પદવીદન સમારોહમાં ભાગ લેશે

રાજ્યસભાએ આજે ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થા સુધારા વિધેયકને બહાલી આપી છે આ વિઘેયકમાં સુરત ઉપરાંત ભોપાલ ભાગલપુર અગરતલા અને રાયયુરની સંસ્થાઓને રાષ્ટ્રીય દરજ્જો આપવાની જોગવાઇ છે વિધેયક પરની યર્ચામાં ભાગ લેતાં શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું હતું કે ટેકનોલોજી દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે ભાજપના કામાખ્યા પ્રસાદે જણાવ્યું હતું કે આ સંસ્થાઓને રાષ્ટ્રીય દરજ્જો મળતાં વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બનશે જોકે ટીડીપીના રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે ફી નું માળખું ભાર રૂપ જણાય છે

હોવા જોઇએ એવી શરત મુકવામાં આવી છે એવી જ રીતે ભારતમાં નોંધણી કરાચેલી હોય તેવી જ કંપનીઓ ટેન્ડર ભરી શકશે આ ટ્રેન સેટનું ઉત્પાદન ચેન્નાઇ કપૂરથલા તથા રાયબરેલી ખાતેની કોય ફેકટરીમાં કરાશે

તેમાં કહેવામાં આવ્યું છે કે યૂટણીપંચનાં બિહારની મુલાકાતના સમયપત્રકનો બિહારની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે કોઇ સંબંધ નથી તેમ એક સમાચાર એજન્સીની નકલ દ્વારા સૂચવાયેલ છે પંચે તમામ પ્રસાર માધ્યમોને વિનંતી કરી છે કે સમાચાર એજન્સીની નકલની આઇટમને સુધારી દે

મહિલાઓની સીંગલ્સમાં સિમોના હાલેપે કેરોલીના પ્લીસ્કોવાને હરાવીને ખીતાબ મેળવ્યો હતો

થાણે જિલ્લાના પ્રભારી મંત્રી એકનાથ શિંદેએ આ મુજબ જણાવ્યું હતું દરમિયાન મકાન તૂટી પડવાની દુર્ધટનાના સંદર્ભમાં નગરપાલિકાના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવી જ રીતે મકાન માલિક સામે કેસ નોંધવામાં આવ્યો છે

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે લોકસભામાં જણાવ્યું હતું કે ઘઉં ચણા મસૂર રાઈ જુવાર તથા સૂર્યમુખીના લધુત્તમ ટેકાના ભાવોમાં વધારાની દરખાસ્તને આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય સમિતિએ મંજુરી આપી છે

વિપક્ષનું માનવું છે કે વર્તમાન ઇમરાન સરકાર ચૂંટણીમાં ગેરરીતિ આચરીને તથા પાકિસ્તાની સેનાના પ્રભાવથી સત્તા ઉપર આવી છે વિપક્ષો આગામી ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં સરકાર સામે આંદોલન શરૂ કરશે જેમાં સમગ્ર પાકિસ્તાનમાં જાહેરસભાઓ યોજાશે તથા દેખાવો કરાશે

વિપક્ષે અવિશ્વાસની દરખાસ્ત અને સંસદમાંથી સામુહીક રાજીનામા આપવા જેવી લોકશાહી પધ્ધતિઓનો ઉપયોગ કરીને વર્તમાન ઇમરાન સરકાર ઉપર રાજીનામુ આપવા માટે દબાણ વધારવાનો નિર્ણય લીધો છે

અમારા સંવાદદાતા જણાવે છે કે બંને દેશોના સરહદ સલામતી દળની મહાનિદેશક કક્ષાની આ બેઠકમાં સરહદની સલામતી વ્યવસ્થાને લગતા મહત્વના નિર્ણયો લેવાયા હતા